ચંદ્રવદન પદ્ટણી રાજ્યસભા ગુજરાતની રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકોની પેટા યુંટણીના ઉમેદવારીપત્રો ભરવાની અંતિમ તારીખ નજીક આવતા રાજકીય ધમધમાટ જોવા મળે છે સુત્રોમાંથી મળતી જાણકારી અનુસાર ગુજરાત ભાજપ દ્વારા આજે સાંજે તેના ઉમેદવારોના નામોની જાહેરાત કરશે તેમ મનાય છે બીજી તરફ પ્રદેશ કોન્ગ્રેશે પણ તેના ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા શરુ કરી છે આજે યોજાનારી વિધાનસભા કોંગ્રેસ પક્ષની બેઠકમાં પક્ષની આગામી વ્યૂહરચના વિચારવામાં આવશે યુંટણીપંચે બે બેઠકો માટે અલગ અલગ મતદાન પ્રક્રિયા હાથ ધરતા પ્રદેશ કોંગ્રેસે તે માટે સુપ્રીમ કોર્ટમાં દાદ માંગી છે

પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાજીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રભારી શ્રી ભૂપેન્દ્ર યાદવે વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું

ચંદ્રવદન પદ્ટણી ભાજપ સંગઠન પર્વ સંગઠન પર્વની ઝુંબેશ માટે કચ્છમાં આ પક્ષે આયોજન કર્યું છે જીલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલે પ્રદેશ કક્ષાએ પરામર્શ કરી જીલ્લાના ઇન્ચાર્જ તરીકે જીલ્લાના પૂર્વ મહામંત્રી જયસુખ પટેલની તથા બે સફ ઇન્ચાર્જની નિયુક્તિ કરી છે

ભુજ નખત્રાણા પાવર પટ્ટી વિસ્તારમાં ગઈકાલે ચોમાસા પૂર્વેના ભારે અને હળવા વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડકનો અનુભવ થયો હતો અમને મળતા સમાચારો મુજબ નખત્રાણા કોટડા જડોદર આણંદસર દેવીસર ભુજ તાલુકાના સુખપર માનકુવા દેશલપર વાંઢાય વગેરે સ્થળોએ વરસાદી ઝાપટાથી માર્ગો પર પાણી વહી નીકબ્યા હતા લોકોએ રવિવારે વરસાદી ઝાપટાનો આનંદ માણ્યો હતો

દક્ષીણ આફ્રિકાની ટીમ ટુર્નામેન્ટ માંથી નીકળી ગઈ છે